આ પ્રસંગે શ્રી કોવિંદે કહ્યું કે ટેકનોલોજી આધારિત નવીન ઉકેલોનો ઉપયોગ આંતરિયાળ વિસ્તારમાં સામાજિક પરિવર્તન અને આર્થિક ઉત્થાન માટે થવો જોઈએ તેમણે કહ્યું કે સરકારી કચેરીઓમાં પેપરલેસ અને સંપર્ક રહીત કામગીરી માટે નવીન ઉપાયોની શોધ થવી જોઈએ આનાથી વહીવટી કામગીરી પર્યાવરણ અનુકૂળ બનશે

તે સરકાર અને નાગરિકો વચ્ચેના જોડાણો એકીકૃત અને અવરોધ વગરના બંને તે માટે ઘણી ટેકનોલોજી આધારિત પહેલો ચલાવી રહ્યું છે ડીજીટલ ઇન્ડિયા પહેલ અંતર્ગત પ્રથમવાર આ એવોર્ડના નોમિનેશનથી એવોર્ડ વિતરણ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે ઇ ગર્વર્નન્સના નવીનીકરણ અને સરકારી સેવાઓના ડીજીટલ રૂપાંતરણને પ્રોત્સાહન આપવા દર બે વર્ષે આ એવોર્ડનું આયોજન કરવામાં આવે છે

બેઠકમાં કૃષિ કાયદા ઉપરાંત લધુત્તમ ટેકાના ભાવ તેમજ વાયુ ગુણવતા અને વિજળીથી જોડાયેલા કાયદાઓ પર ચર્ચા થશે સરકારે દોહરાવ્યું છે કે તે સ્પષ્ટ લક્ષ્ય અને ખુલ્લા મને ખેડુતો ધ્વારા ઉઠાવાયેલા મુદ્દાઓના તર્ક સંગત ઉકેલ માટે પ્રતિબધ્ધ છે

એનડીએ સરકાર તત્પરતા અને પ્રતિબધ્ધતા સાથે ખેડતો તથા કૃષિ ક્ષેત્રને મજબુત કરવાનું કામ ચાલુ રાખશે

એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં શ્રી સિંહે કહ્યું કે ભારત તેના ગૌરવ સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરશે નહીં તેમણે કહ્યું કે અમારી વિનમ્રતાનો મતલબ એ નથી કે કોઈપણ અમારા આત્મસન્માન પર હ્મલો કરે અને અમે શાંતિથી બેસીને જોઈ રહીએ

શ્રી સિંહે કહ્યું કે ભારત તમામ પાડોશી દેશો સાથે શાંતિપૂર્ણ સંબંધો જાળવી રાખવા ઇચ્છે છે

ક઼ષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ તેલંગાણા ઉત્તરાખંડ તમિલનાડુ ચંદીગઢ જમ્મુ કાશ્મીર ઓડિશા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઝારખંડ અને પશ્ચિમ બંગાળ માટે લધુત્તમ ટેકાના ભાવે ડાંગરની ખરીદી સરળતાથી યાલી રહી છે

આ યોજનાથી છોકરીઓના શિક્ષણ અને લઝ્ન ખર્ચમાં મદદ મળે છે

જે વિશ્વમાં સૌથી ઓછો છે

વેક્સીન રાધવન સરકારે જણાવ્યું છે કે કોરોનાની રસી કોરોના વાયરસના નવા પ્રકાર પર પણ અસરકારક નીવડશે અને આ રસી નવા વાયરસ પર નિષ્ફળ રહેશે તેવા કોઈ પુરાવા મબ્યા નથી નવી દિલ્ફીમાં મીડિયા કર્મીઓ સાથેની વાતચીતમાં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે વિજય રાધવને કહ્યું કે કોરોના વાયરસના પ્રકારમાં પરિવર્તન થયું હોવા છતાં તેના પર રસીની અસરકારકતા યથાવત રહેશે

પરંતુ તેનાથી બીમારીની ગંભીરતા વધતી નથી તેમણે કહ્યું કે પ્રયોગશાળાઓમાં નવા વાયરસના જનીનનો અભ્યાસ કરાઈ રહ્યો છે

હર્ષવર્ધન ગઇકાલે સમુદ્રી ડેટા વ્યવસ્થાપન માટે ડીજીટલ ઓશન એપનો પ્રારંભ કરાવ્યો આ પ્રસંગે ડો હર્ષવર્ધને કહ્યું કે ડીજીટલ ઓશન ભારતને ડીજીટલ સશક્ત સમાજ અને જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થામાં બદલવાની પ્રધાનમંત્રી મોદીની ડીજીટલ ઇન્ડિયા પરિકલ્પનાની દિશામાં એક મોટું પગલું છે તેમણે કહ્યું કે સમુદ્ર અનંત જાણકારીઓનો ભંડાર છે અને ડીજીટલ ઓસન સમુદ્રની આ જાણકારીઓ નીતી ઘડવૈયાઓ શોધ સંસ્થાનો સંચાલન એજન્સીઓ તથા દરિયાઈ વેપાર સાથે જોડાયેલા ઉદ્યોગ સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે તેમણે કહ્યું કે આ એપથી નાગરિકો તે દરિયા અંગેની જાણકારીઓ વિના મુખ્યે ઉપલબ્ધ થશે

એરબેગ મુસાફરોની સલામતીમાં સુધારો કરવાના ભાગરૂપે સરકાર ડ્રાઇવરની બાજુની સીટમાં બેસતા મુસાફરો માટે એરબેગ ફરજીયાત બનાવવા અંગે વિયાર કરી રહી છે રોડ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે નવા વાહનોમાં આગામી પહેલી એપ્રિલથી અને જૂના વાહનોમાં આગામી પહેલી જૂનથી આ નિયમ લાગુ કરવાની દરખાસ્ત મુકી છે મંત્રાલયે આ મુસદ્દા અંગેનું જાહેરનામું તેની વેબસાઇટ પર મુક્યું છે

અને ટ્રંક સમયમાં આ અંગેની વિગતો જાહેર કરાશે

શીત લહેર ઉત્તરાખંડમાં ઉંચાઇવાળા વિસ્તારોમાં ભારે બરફવર્ષાના કારણે ઠંડીમાં વધારો થયો છે અને જનજીવન પ્રભાવિત થયું છે જોકે નવા વર્ષની ઉજવણી માટે મસૂરી નૈનીતાલ અને અન્ય સ્થળોએ પર્યટકોનો ઘસારો જોવા મળી રહ્યો છે વહીવટીતંત્ર દ્વારા આ અંગે વિશેષ વ્યવસ્થા કરાઈ છે રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારોમાં પણ બે દિવસથી ઠંડીનો પ્રકોપ જારી છે રાજ્યના પાંચ શહેરોમાં કાલે તાપમાનનો પારો શૂન્યથી નીચે નોંધાયો છે હિમાચલ પ્રદેશમાં પણ ઠંડીનો પ્રકોપ વધ્યો છે રાજયમાં ફરીથી થયેલી બરફવર્ષાના કારણે લઘુતમ તાપમાન બે ડિગ્રી જેટલુ ઘટયું છે રાજયના સાત શહેરોમાં લઘુતમ તાપમાન શુન્યથી નીચે નોંધાયું છે

કેટલાંક ક્લીનીકલ ટ્રાયલમાં થઈ રહેલા વિલંબના કારણે યુરોપીયન સંધે આ નિર્ણય કર્યો છે